મતદાન સવારે આઠ વાગ્યાથી શરૂ કરીને સાંજે છ વાગ્યા સુધી યાલશે

સ્વતંત્ર નિષા ક્ષ અને શાંતીપુર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાની વ્યાા ક વ્યવસ્થા કરવામાં આવી છે

મતદાન કર્મીઓ અને મતદાતાઓની સુવિધા માટે દિલ્ફી મેટ્રો સેવા સવારે યાર વાગ્યાથી શરૂ થઇ ગઇ છે મતગણતરી મંગળવારે યોજાશે

શ્રી રા ય કસે રાષ્ટ્ર તિ રામનાથ કોવિંદને ણ મળશે વિદેશમંત્રી એસ યશંકર ણ શ્રીલંકાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે

માનવ સંસાધન વિકાસ રા યમંત્રી સં ય શામરાવ ધોત્રેએ હવાઇ મથકે તેમને આવકાર્યા હતા આજે રાષ્ટ્ર તિ ભવનના પ્રાંગણમાં તેમનું ારં રિક સ્વાગત કરાશે તેઓ રાષ્ટ્ર તા મહાત્મા ગાંધીને શ્રધ્ધાં લી આ વા માટે રા ઘાટ શે તેઓ ઐતિહાસીક અને ધાર્મિક મહત્વના સ્થળો વારાણસી સારનાથ બોધગયા અને તિરૂ તિ ણ શે પ્રધાનમંત્રી બન્યા છી શ્રી રા થ કસેની આ હેલી વિદેશ યાત્રા છે

અધિક સેશન્સ ન્યાયમૂર્તિ સુધીર રમારે આ સજા સંભળાવતા આ ઘટનાને અસામાન્ય ગણાવી કોર્ટે સિંઘને ગુરૂવારે દોષિત કરાર કર્યો હતો અને નિર્ણય ગઇકાલ સુધી અનામત રાખ્યો હતો

આ અરજીની સુનાવણી દીલ્ફી વડી અદાલત દસમી કેબ્રુઆરીએ કરશે

ઇડીએ વધુમાં એમ લણ કહયું છે કે નીચલી અદાલતની એ ધારણા ખોટી હતી કે આરો ી રતુલ પુરી પુરાવાઓ સાથે છેડછાડ નહી કરે

તેને હાલમાં અગુસ્તા વેસ્ટ લેન્ડ નાણાંની ગેરકાયદેસર લેવડ દેવડના મામલામાં ણ નામિત કરાયો હતો

ચંદ્રશેખર રાવે ગઇકાલે સાંજે હૈદરાબાદમાં હૈદરાબાદ મેદ્રો રેલના યુબીલી બસ સ્ટેશનથી મહાત્મા ગાંધી બસ સ્ટેશન કોરીડોર ટુ નું લોકાર્તણ કર્યુ

બી એસ ફલકનુમાં મેદ્રો કોરીડોરનો ભાગ છે

હૈદરાબાદ મેટ્રો રેલ પ્રોજેકટ મેટ્રો ક્ષેત્રમાં વિશ્વનો સૌથી મોટો જાહેર ખાનગી ભાગીદારીની થો ના ગણાય છે

એન રા યચંદ્રનની નિમણુંક કરી છે

ન્યાયમૂર્તિ એન

રમણ અ ય રસ્તોગી અને વી

વેણુગો ાલને આ વિવાદીત મુદ્દાનું મૈત્રીપુર્ણ સમાધાન લાવવા વિનંતી કરી છે

સંરક્ષણ મંત્રી રા નાથસિંહ આજે બ ોરે ડિફેન્સ એકસોના સમા નસત્રની અધ્યક્ષતા કરશે

આ વર્ષે સંરક્ષણ પ્રદર્શનમાં સંરક્ષણ સંબંધિત ઉપ કરણોના આથો કો અને પ્રતિનિધિઓ સૌથી મોટી સંખ્યામાં ોડાથા હતા જેમાં વિશેષ રૂ ે એરોસો સ ક્ષેત્રની હા રી ખાસ હતી

આ સંખ્યા છેલ્લા બે દશક હેલા ચીન અને હોંગકોંગમાં અત્યંત ગંભીર સંક્રમણ સાર્સથી મરનારાઓની સંખ્યાથી ણ વધુ છે

કોરોના વાયરસ સાર્સ સંક્રમણ જેવો રોગ છે

દરમિયાન અમેરીકાએ નોવેલ કોરોના વાયરસના ઝડાી પ્રસારને રોકવા માટે ચીન અને અન્ય પ્રભાવિત દેશોને દસ કરોડ ડોલર આ વાની તૈયારી બતાવી છે અમેરીકાના વિદેશ મંત્રી માઇક ોમ્મિ ઓએ કહયું કે તેમની દેશ આ સહાય પ્રત્યક્ષ અથવા બહુ ક્ષીય સંગઠનો ધ્વારા આ શે

રીલાયન્સ જુથે એવા સંકેત આપ્યા છે કે તે આ આદેશ સામે અરજી કરવા મંજુરી માંગશે

આ મેચ સવારે સાડા સાત વાગે શરૂ થઇ

ત્રીજી એક દીવસીય મેચ અગીયારમી તારીખે માઉન્ટ મૌન્ગાનુઈ ખાતે રમાશે